એક ટ્વીટમાં શ્રી કોવિંદે કહ્યું કે તેઓ બધાની સુરક્ષા અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાહત અભિયાન સુચારૂ રૂપે ચલાવવામાં આવી રહ્યું છે

વેકૈંયા નાયડુએ પણ કહ્યું કે તેઓ અયાનક આવેલા પૂરથી પ્રભાવિત લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે અને તેમને વિશ્વાસ છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર આ સંકટમાંથી નીકળવા તમામ પ્રયાસો કરી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દુર્ધટના પછીની પરિસ્થિતી અને રાહત કાર્યની સમીક્ષા કરી તથા મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતયીત કરી પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું કે તેઓ ઉત્તરાખંડની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે સમગ્ર દેશ ઉત્તરાખંડની સાથે ઉભો છે અને પ્રત્યેક વ્યક્તિની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યો છે ગૃહમંત્રી અમિત શાહે એક ટ્વીટમાં કહ્યું કે તેઓ તમામ સંબંધિત સત્તાધીશોના સંપર્કમાં છે અને ઉત્તરાખંડમાં યુધ્ધ સ્તરે કામ ચાલી રહ્યું છે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

તેમણે રાજયના મુખ્ય સચિવશ્રી અનીલ મુકીમને ઉત્તરાખંડ પ્રશાસન સાથે સંપર્ક કરી ત્વરાએ કાર્યવાહી હાથ ધરવા સુચનાઓ આપી છે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 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે ટેલીફોનીક વાતયીત કરી હતી અને ગુજરાતના ફસાયેલા યાત્રીકોને મદદરૂપ થવા વિનંતી કરી હતી નેહ્લ ઠક્કર રાજ્ય કોરોના રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસે દિવસે સતત ઘટાડો થઈ રહ્યો છે

રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પરપંદર કલાક યાલેલી યર્યાનો જવાબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રશ્નોત્તરીકાળ પછી આપશે

નેહ્લ ઠક્કર હવા માન રાજયમાં ઠંડીનું પ્રમાણ ઘટવા છતાં આગામી પાંચેક દિવસ લઘુતમ તાપમાનમાં એકાદ બે ડીગ્રી સેલ્શ્યસનો ઘટાડો થવાની શકયતા છે

આવતા ગુરૂવાર પછી રાત્રીના તાપમાનમાં પણ વધારો થવાની અને ઠંડી ઘટવાની આગાહી કરાઇ છે